જી વી પી ગુરૂકુળ ખાતે બપોરે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેશે

શ્રી શાહ ત્યાં પોતાના સંસદિય મત વિસ્તારના લોકોને પણ મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્રારા એકવીસ જેટલી મહેસુલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે જેમાંથી ઓગણીસ જેટલી સેવાઓને કેશલેશ બનાવવામાં આવી છિ આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઓનલાઈન એનએ માટે જિલ્લા કક્ષાએથી પ્રથમ વાર ખેડુત દ્રારા કરવામાં આવતી અરજી તેનું ક્ષેત્રફળ તેના સંલઝ્ન પુ રાવા સોગંદનામુજમીન સામેના અન્ય કોઈ કેસ ચાલુ હોય તો તેની વિગત જેવી તમામ દસ્તાવેજની ખરાઈ જેવી બાબતોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી

આ અંગે સુ ત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુ શ્રી પ્રવિણા ડીકેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુન્દ્રાના શશ્રી મેદાન ખાતે શાનદાર રીતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા સંદર્ભે આયોજન ઘડી કાઢવામાં આવ્યુ હતું કચ્છના પ્રભારીમંત્રી દિલીપ ઠાકોરના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે ધ્વજ વંદન બાદ સાંસ્કૃતિક તેમજ દેશ ભક્તિના કાર્યક્રમોફલેગમાર્ચ પરેડ વગેરે અંગે વિવિધ વિભાગોને નિર્દેશો આપવામાં આવ્યા હતા

આબાલવૃ ધ્ધ સૌ કોઈ આ પર્વને માણશે પતંગબાજી સાથે લોકો આજે તલચિક્કીબોરશેરડી તમેજ ઉંધીયુ શાકની લિજ્જત માણશે મંદિરોમાં વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે તેમજ દાન દક્ષિણા કરી રહ્યા છે

આશુ તોષ અંતાણી ક ચ્છ કરૂણા અભિયાન કચ્છ ભરમાં આજે ઉજવાઈ રહેલા ઉત્તરાયણ પર્વેને અનુલક્ષીને આકાશ્માં ઉડતા પતંગોની દોરથી ઘાયલ થતાં પક્ષીઓને બયાવવા તેમજ તાત્કાલિક સારવાર પુરી પાડવા કરૂણા અભિયાન અંતર્ગત કચ્છમાં સત્તર સ્થળે કલેકશન સેન્ટર અને પક્ષી સંકલન હોલ કાર્યરત કરવામાં આવશે જેમા વન વિભાગઆરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ તેમજ પશુ તબીબો ફરજ બજાવશે આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમજ જીવદયા પ્રેમીઓ દ્રારા પણ પક્ષી બયાવવા કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી રક્ષણ કાર્ય કરવામાં આવશે

કચ્છમાં ત્રણ લાખ તેર હજાર બાળકોને પોલિયોને ડોઝ પીવડાવાશે